જે અંગે આગામી દિવસોમાં જાહેરાત કરાશે લોકડાઉનના કારણે ધરાશાયી થઈ ગયેલા ભારતના અર્થતંત્રને બેઠું કરવા જેની લાંબા સમયથી ઉદ્યોગકારો અર્થશાસ્ત્રીઓ વેપારીઓ માંગણી કરી રહ્યા હતા તે વિશેષ આર્થિક પેકેજની પ્રધાનમંત્રીએ ગઈકાલે ઘોષણા કરી હતી

આ પેકેજમાં ગરીબ મધ્મવર્ગ શ્રમિકો ખેડૂતો સ્મોલ સ્કેલ અને મિડિયમ સ્કલ વેપાર ઉદ્યોગો સહિત પ્રત્યેક ક્ષેત્રને આવરી લેવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું

તેમણે કહ્યું હતું કે કચ્છના ભુકંપના દિવસોની પરિસ્થિતિથી તેઓ જોઈ છે તે પરથી લાગતું નહોતું કે કચ્છની હાલાત સુધરશે પરંતુ જોતજોતામાં કચ્છ આખું ઉભું થયું સમય સાથે બધું બદલાઈ ગયું અને આ જ ભારતીયોની તાકાત બતાવે છે કે કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી

વિદેશથી પાછા ફરનાર ભારતીયો નિઃશુલ્ક અથવા પેઈડ સંસ્થાગત ક્વોરન્ટઈાનમાંથી વિકલ્પ પસંદ કરી શકે

આ ઉપરાંત જે લોકો પોતાના ખર્ચે હોટેલ અથવા અન્ય સ્થળે સંસ્થાગત ક્વોરન્ટાઈન થવા માગતા હોય તો એ અંગેનો વિકલ્પ પણ સરકારે આપ્યો ભારત આવતા લોકો પોતાના પસંદગીના જિલ્લામાં સંસ્થાગત ક્વોરન્ટાઈન થઈ શકે આ લોકોને સંબંધિત જિલ્લામાં વિનામુલ્યે બસ સુવિધા રાજ્ય સરકાર આપશે

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આમંત્રણ આપવામાં આવ્યું છે હાલના સમયમાં ભારતના વિકાસમાં બોદ્વિક સંપદાનો સવિશેષ ફાળો છે દેશની ઈકોનોમી એ નવા ઇનોવેશન પર આધારિત હોય છે ઈનોવેશન ક્ષેત્રે પ્રગતી કરવા અને ગતિમાન રાખવા માટે બૌદ્વિક સંપદા મહત્વનો ભાગ ભજવે છે આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ સ્ટાર્ટ અને ઇનોવેશનને પ્રમોટ કરવા માટે તથા પ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી અને ભારતને ગ્લોબલ ગુરુ બનાવવાના લક્ષ્ય માટે બૌદ્ધિક સંપદાને પ્રમોટ કરી રહી છે આજ હેતુને અનુલક્ષીને જીટીયુ દ્વારા સ્થાપના દિવસની ઉજવણીની થીમ બોદ્વિક સંપદા વિષય પર રાખવામાં આવી છે